પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રવાહી પ્રાણવાયુનો ઉપયોગ માત્ર તબીબી હેતુથી કરવાનો નિર્દેશ આપ્યો છે

ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં કોવીડ સામેની લડાઇમાં વિજય મેળવવા નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની સલાહ અને સૂચનોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે

નાગરિકોને વિના મૂલ્યે કોવીડની રસી આપવા માટે રસીના દોઢ કરોડ ડોઝનું આયોજન કર્યું છે પશ્ચિમ રેલવેએ ખાસ ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેનમાં હાપાથી ગઈકાલે ત્રણ ટેન્કર લિકવિડ મેડિકલ ઓક્સિજન મહારાષ્ટ્રના કલામ્બોલી માટે રવાના કર્યા છે

એવી જ રીતે તબીબી હેતુ માટે વધુ ઓક્સીજન મળી રહે તે હેતુથી નવ ક્ષેત્રોના ઉદ્યોગોને ઓક્સીજનનો ઉપયોગ કરવાની અપાયેલી રાહત પણ પાછી ખેંચી લેવાઈ છે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના અગ્રસચિવોને કેન્દ્રના નિર્ણયની જાણ કરતો પત્ર પાઠવ્યો છે શ્રી ભલ્લાએ ઓક્સીજનના ઉત્પાદકોને મહત્તમ ક્ષમતાએ ઓક્સીજનનું ઉત્પાદન કરવાના નિર્દેશ આપ્યા છે

બાઇટ પીએમ ફ્રન્ટ લાઇન વોરિયર સાથે સાથે કવોરન્ટાઇન થયેલા પરીવારોને દવા દૂધ શાક આપનાર તેમજ સમાજના વિવિધ વર્ગોને મદદરૂપ થનાર સેવાભાવી સંસ્થાઓ વ્યક્તિઓની કામગીરી પણ પ્રધાનમંત્રીએ બિરદાવી હતી પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં ડોકટર શંશાંકે કોવીડની પહેલી અને બીજી લહેર વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો તેમણે કોવીડની આશંકા હોય તો સારવાર વહેલી લેવી વિયારો સકારાત્મક રાખવા યોગ પ્રાણાયમ જેવા પૂરક ઉપાયો કરવા વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મેળવવા ઉપર ભાર મૂકયો હતો શ્રીનગરના ડોકટર નાવીદ નઝીર શાહે કોવીડના સંક્રમણને રોકવા માટેના નિયમોનું યુસ્તપણે પાલન કરવા અનુરોધ કરીને રસીનું મહત્વ સમજાવ્યું હતું

તેઓ જણાવે છે કે જેટલી નિષ્ઠાથી પ્રામાણીકતાથી આપણે કર્તવ્યપાલન કરીશું એટલી જ ઝડપથી આપણે સંકટમુક્ત ભવિષ્ય તરફ આગળ વધી શકીશું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પંડિત રાજન મિશ્રાના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશ વિદેશમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની લોકપ્રિયતા વધારવામાં તેમણે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત રાજન મિશ્રાના અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે પંડિતજીના નિધનથી કલા અને સંગીત જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે બનારસ ઘરાનાના પંડિત રાજન મિશ્રા અને તેમના ભાઈ સાજન મિશ્રાએ દેશ વિદેશમાં છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે અવિસ્મરણીય કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે રાજન મિશ્રાએ પદ્મ ભૂષણ સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ગંધર્વ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત કરાયા હતા